આ યોજનામાં રસ ધરાવતા નાના વ્યવસાયકારોએ જિલ્લા ઉઘોગ કેન્દ્રની કચેરીમાં નિયત નમુનામાં અરજી કરવાની રહેશે

કચ્છને રોગાનકલા ક્ષેત્રે પરિશ્રમ અને પ્રતિબદ્વતાથી વિશ્વસ્તરે નામના અપાવનારા અને ભારત સરકાર તરફથી જેમને પદ્મશ્રીનું બફમાન હાંસલ થનાર છે એવા રોગાનકલાના કલાકાર અબ્દલ ગફારભાઈ ખત્રીને રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શુભકામના સાથે અભિનંદન પાઠવ્યાં છે

આગામી શૈક્ષણિક વર્ષથી અમલી બનનારા આ ફેરફાર ને લીધે હેતુલક્ષી પ્રશ્નોનું મફત્વ ઘટી જશે અને વિસ્તૃત પ્રશ્નો પર વિદ્યાર્થીઓનો મદાર વધી જશે

આ ઉપરાંત ધો

બે વર્ષ અગાઉ જ કરાયેલ સંશોધનાત્મક સર્વે કાર્યમાં અઠ્ઠી ઐતિહાસિક અવશેષો ધરબાયેલા હોવાની વિગતો મળી હતી જેને પગલે આ કામગીરી ચોક્કસ સ્થળે શરુ કરાઈ હતી જેમાં સફળતા મળી છે

વન

વન પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા બે દિવસમાં કોઈ કેસ નોંધાયો ફોવાનું જીલ્લા આરોગ્ય અધિકારી ડો કર્મીએ જણાવ્યું હતું

પાછલા એક સપ્તાફ થી જીલ્લામાં બર્ફીલા પવન સાથે કડકડતી ઠંડી અનુભવી હતી ત્યારે ગઈકાલ થી લધુત્તમ ની સાથે મહત્તમ પારો પણ ઉયકતા લોકોને સહિત સકંજા માંથી રાહતમળી હતી આજે દિવસ દરમિયાન સૂર્યના તાપને કારણે લાંબા સમયથી કુંઠવાઈ રહેલ જન જીવને મુક્તિ મેળવી હતી અલબત્ત બુધવાર સુધી રાહત દેખાયા બાદ ગુરૂવાર થી ફરી એકવાર ટાઢોડું છવાશે તેવી આગાફી હવામાન વિભાગે કરી છે પશ્ચિમી વિક્ષોભની અસર ફેઠળ પહાડી રાજ્યોમાં હિમ વર્ષની અસર હેઠળ ફરી એકવાર ઠંડીનો ચમકારો વર્તાય તેવા ઇંધણ દેખાઈ રહ્યા છે